વઘઈના ભરવાડ ફળીયામાં રહેતા એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આહવા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા

આ નિમિતે જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગરની ખાંભી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જામ રાજવીએ કચ્છથી કાફલા સાથે પ્રયાણ કરી નવાનગરમાં પડાવ નાખ્યો હતોને તેઓ રંગમતી અને નાગમતી નદીના કિનારે પહોંચ્યા હતા જ્યાં આ જમીન પાણીદાર લગતા જામ રાજવીએ ઈ

જામનગર મહાનગર પાલિકા અને રાજપૂત સમાજ દ્વારા સવારે શહેરના દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ જામનગર ની ખાંભી પૂજન અર્ચનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરમાં લખોટા તળાવે આવેલ જામ રાવલ જામ દિગ્વિજયસિંહજી અને જામ રણજીતસિંહજીની પ્રતિમાને મેયર હસમુખ જેઠવા દ્વારા પુષ્પાંજલિ કરી ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા

ઓ

પ્રથમ કાર્યક્રમ આગામી પહેલી ઓગષ્ટના રોજ સાંજે યાર વાગે પોરબંદરના કિર્તિમંદિરમાં યોજાશે જેમાં નૌકાદળના બેન્ડ ડિસ્પ્લે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે રાજ્યના ત્રણ શહેરોમાં બેન્ડ ડિસ્પ્લે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે દોઢ કલાકના કાર્યક્રમનું સંયાલન નેવી દ્રારા કરવામાં આવશે અને નેવી દ્રારા નેવી બેન્ડ વગાડવામાં આવશે જ્યારે આગામી આઠમી ઓગષ્ટના રોજ આવો જ કાર્યક્રમ અમદાવાદમાં એરફોર્સ દ્રારા કરવામાં આવશે જ્યાં એરફોર્સના સાઉથ વેસ્ટર્ન દ્રારા એર કમાન્ડ દ્રારા બેન્ડના સૂર રેલાવવામાં આવશે નવમી ઓગષ્ટના રોજ આવો જ કાર્યક્રમ દાંડી ખાતે પોલીસ વિભાગ દ્રારા યોજવામાં આવશે

પર્યાવરણનું કરોડરજ્જુ અને પ્રકૃતિનું સફાઈ કર્મી ગણાતું લુપ્ત થઈ રહેલ પ્રજાતિનું વિશાળકાય ગીધ ડોન વિસ્તારના પર્વતમાળામાં જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ જવા પામી છે

પમી ઓગસ્ટના રોજ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અયોધ્યામાં શિલાન્યાસ કરવામાં આવશે ત્યારે દેશભરના એક લાખ ધાર્મિક સ્થળોએથી માટી અને જળ એકત્રીકરણ કરી મોકલવામાં આવશે